અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મોદીએ બે દિવસ અગાઉ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી તી આ ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ પરિસ્થિતિની ચર્ચા કરી હતી આજે સવારે પ્રધાનમંત્રી આગળની કામગીરી અંગે પણ જાહેરાત કરશે

દૂરદર્શનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અનાજનો પૂરતો જથ્થો છે તેમણે કહ્યું કે સરકાર ચાલી રહેલી કાપણીની ઋતુ દરમિયાન ખેડૂતોના હિતોના રક્ષણ માટે પતિબધ્ધ છે શ્રી તોમરે કહ્યું છે કે સરકારે ખેડૂતો અને શ્રમિકો પર લોકડાઉનની અસર ઓછામાં ઓછી કરવા માટે યોગ્ય સમયે પગલા લીધા છે આશુતોષ અંતાણી મુખ્યમંત્રી સંવાદ કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં ઔદ્યોગોકિ એકમો શેલ્ટર હોમમાં આશ્રયગ્રસ્ત શ્રમિકો કામદારો સાથે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી વાત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના મટોડા ઔદ્યોગિક વસાહતની ઓટોમોબાઈલ પાર્ટસ ઉત્પાદન કંપનીના આશ્રયગ્રસ્ત શ્રમિકો વડોદરા મકરપુરામાં કાર્યરત ઓઈલ મિલ સંકુલમાં રહેતા કામદારો તેમજ અમદાવાદના ચાંગોદરની બેકરી પ્રોડકટસ કંપનીના કારીગરો સાથે વાતચીત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકો માટે કરેલી આવાસ ભોજન નિવાસ વ્યવસ્થા આરોગ્ય સગવડો તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો જાળવવા અંગેની માહિતી શ્રમિકો પાસેથી મેળવી હતી આશતોષ અંતાણી ફી વધારો રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમીક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વધારા પર મનાઈ ફરમાવી છે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જો કોઈ શાળા આ અંગે ફી વધારો કરશે તો સખત કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ નિર્ણય સરકારી તથા ખાનગી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે

કોલેજની પરીક્ષાઓ અંગે તેમણે કહ્યું કે યુજીસી દ્વારા જે નિર્ણય કરશે તેના આધારે આગળ નિર્ણય કરશે

આંબેડકર જયંતિ સમગ્ર રાષ્ટ્રમાં આજે ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો

પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને ઘરમાં જ રહી સાદગીપૂર્ણ રીતે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સર્વે નાગરિકોને ડો આંબેડકર જયંતિ પ્રસંગે શુભકામના પાઠવી છે આશુતોષ અંતાણી કચ્છ હવામાન સમગ્ર કચ્છ જિલ્લામાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે

કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ખેડૂત તથા માછીમાર ભાઈઓ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ ખાસ સુચના આપવામાં આવી નથી